વાય એસ આર કોંગ્રેસ વડા જગનમોફન રેડ્ડી આજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લેશે

સી સી ક્રિકેટ વિશ્વકપનો આજથી આરંભ થશે ઓવલ ખાતે ઈંગ્લેન્ઠ અને દક્ષિણ આફિકા વચ્ચે પ્રથમ મેચ રમાશે

તેમની સાથે અન્ય મંત્રીઓ પણ શપથ લેશે સાંજે સાત વાગે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે પાંચ વર્ષની મુદ્દત પૂરી કરીને ફરીવાર શપથ લેનાર શ્રી મોદી એક માત્ર ભાજપ નેતા બન્યા છે

આ ઉપરાંત બંધારણીય પદાધિકારીઓ અને રાજદ્વારીઓને પણ આમંત્રિત કરાયા છે

પડોશી પહેલાની નીતિ અનુસાર બાંગ્લાદેશ શ્રીલંકા કિર્ગીસ્તાન અને મ્યાંમારના રાષ્ટ્રપતિ તથા મોરિશિયસ નેપાળ ભુતાનના પ્રધાનમંત્રી અને થાઈલેન્ડના પ્રતિનિધિ ફાજર રહેવાના છે

તેલંગણા બિફાર દિલ્ફી સફિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યાં છે

કોંગ્રેસના વડા જગનમોફન રેકી આજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદે શપથ લેશે રાજ્યપાલ ઈ

નરસિંફન તેમને બપોરે સાડા બાર વાગે વિજયવાડાના ઈન્દીરા ગાંધી સ્ટેડીયમ ખાતે શપથ લેવડાવશે અલગ સીમાંધ્ર રચાયા બાદ તેઓ બીજા મુખ્યમંત્રી બન્યાછે તેલંગણા અને બિફારના મુખ્યમંત્રીઓ તેમાં ફાજર રહે તેવી શક્યતા છે જનસેના પાર્ટીના વડા પવન કલ્યાણને પણ આમંત્રીત કરાયા છે

આ અગાઉ શ્રી મોદીને પાઠવેલા પત્રમાં શ્રી જેટલીએ તેમનો મંત્રીમંડળમાં સમાવેશ ન કરવા વિનંતી કરી ફતી

તેમની સાથે કાર્યકરો ગદાધર ફાજરા મફંમદ આસીફ અને નિર્મલદાસ જાડાયા ફતા દ મંગળવારે પશ્ચિમ બંગાળના ત્રણ ધારાસભ્યો ભાજપમાં જાડાયા હતા

કોંગ્રેસ અગ્રણી કે ડી વેણુગોપાલ અને મુખ્યમંત્રી કુમાર સ્વામી નાયબ મુખ્યમંત્રી પરમેશ્વર અને સંકલન સમિતિના અધ્યક્ષ સિધ્ધરામૈયાફ તથા અન્ય નેતાઓ તેમાં ફાજર રહ્યા ફતા બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં નાથબ મુખ્યમંત્રી જી પરમેશ્વરે જણાવ્યું કે બેઠકમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામોની વ્યાપક ચર્ચા થઈ ફતી

દિલ્ફી કોંગ્રેસ વડા શીલા દિક્ષિતે ગઈકાલે રાફલ ગાંધીના નિવાસસ્થાન તુધલક રોડની મુલાકાત લીધી ફતી અને તેમને રાજીનામું પાછું ખેંચવા સમજાવ્યા ફતા ઘણા વરિષ્ઠ નેતાઓએ પદ પરથી રાજીનામાં આપીને સમગ્ર કોંગ્રેસમાં પુર્નગઠન કરવા અનુરોધ કર્યો છે

વાડરા જેઓ કોંગ્રેસ અધ્યક્ષ રાફલ ગાંધીના સાળા થાથ છે તેમની ઉપર ગેરકાથદેસર રીતે વિદેશમાં સંપત્તિ ખરીદવાનો આરોપ છે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટે વાડરાની યુ

અને બે અન્ય દેશોમાં આરોગ્યના કારણસર વિદેશ જવાની પરવાનગીનો વિરોધ કર્યો ફતો

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના કુટુંબીજનોને બે લાખ રૂપિયાની સફાય જાહેર કરી છે

ગૃફમંત્રાલય દ્વારા ઈમિગ્રેશન અધિકારી નીમવામાં આવ્યા છે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તેનો આંતરરાષ્ટ્રીય વિમાન મથકનો દરજ્જા આપ્યો છે

પદ્મ પુરસ્કાર માટે વેબસાઈટ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ પદ્મ એવોડ્સ ડોટ જી ઓ વી ડોટ ઈન પર ઓનલાઈન અરજી પણ કરી શકાય છે

બગોરી ખાતે કરાચેલી કાર્યવાફીમાં તેમની પાસેથી એક રાયફલ અને ચાર રાઉન્ડ કારતૂસ પણ મેળવ્યા છે

રાજધાની અને એફ એમ

લંડનના ઓવલ મેદાન ખાતે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફિકા વચ્ચે બપોરે ત્રણ વાગે પ્રથમ મેચ રમાશે પહેલી જ્રને ઓસ્ટ્રેલિયા અને અફધાનિસ્તાન વચ્ચે બ્રિસ્ટલ ખાતે દિવસ રાતની મેચ રમાવાની છે

ભારતની પ્રથમ મેચ પાંચમી જ્રને દક્ષિણ આફિકા સામે હેમ્પશાયર ખાતે છે